આ બેઠકમાં ભારત અને વિદ્યેતનામ વચ્ચે સાત નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેમાં સંરક્ષણ વૈજ્ઞાનિક સંશોધન પરમાણુ અને નવીનીકરણીય ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને કેન્સર ઉપચાર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ નીતીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને ભારતીય પ્રશાંત અભિગમનો મોટો સહયોગી છે

જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રમત ગમત મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે દિલ્હીમાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે દેશના વિવિધ જિલ્લામાંથી નેહરુ યુવા કેન્દ્રના પદાધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા

સતર્ક ભારતીય દળોએ પાકિસ્તાન દ્વારા કરાયેલા આ ગોળીબાર અને તોપમારાનો વળતો જવાબ આપ્યો હતો

ભારતીય ટીમમાં સાયના નહેવાલ પી વી સિંધુ બી સાઈ પ્રણિત કિદાંબી શ્રીકાંત સાત્વિક સાઈરાજ રૈંકી રેડ્રી ચિરાગ શેદ્દી અશ્વિન પોનપ્પા અને એન